ત્યારે આ કોરોના મુક્તિનો આનંદ અલ્પજીવી ના બની રહે તે માટે સાવચેત રાખવી જરૂરી છે અને કોરોના સંક્રમણનો પગપેસારો બહારથી પણ ન થાય તે માટે પ્રજા અને આરોગ્ય તંત્રને પણ સાવધ રહેવા કચ્છના જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષીએ કહ્યું હતું

જોકે માધાપરના સોની ૃધ્ધના નિધનને બાદ કરતા તબક્કાવાર તમામ દર્દી સાજા થઈ ગયા છે હોસ્પિટલમાં રહેલા અંતિમ દર્દીનો સતત બીજો રિપોર્ટ પણ આજે નેગેટીવ આવ્યો છે શિતલ વૈશ્નવ દસ્તાવેજ નોંધણી કચ્છ જિલ્લામાં દસ્તાવેજ નોંધણીની કામગીરી મુંદરા નલિયા નખત્રાણા અને દયાપરમાં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે શરૂ થઈ છે પરિણામે અનેક લોકો ના અટકેલાં કામ હવે થઈ શકશે દસ્તાવેજ કરાવવા માંગતા પક્ષકારે ઓનલાઇન ટોકન લઈ ઈ પેમેન્ટથી પૂરેપૂરી નોંધણી ફી ભરવી ફરજિયાત છે સબ રજિસ્ટ્રાર સમક્ષ આ ચુકવણી ના પુરાવા નોંધણી ના દસ્તાવેજ સાથે રજૂ કરવા ફરજિયાત છે કોરોના સંક્રમણ ને ટાળવા માટે આ કચેરી માં આવનાર દરેક વ્યકિતએ માસ્ક પહેરવું અનિવાર્ય છે અને સામાજિક અંતર પણ જાળવવું પડશે હાલના તબકકે માત્ર દસ્તાવેજ નોંધણીની કામગીરી જ કરાશે તે સિવાયની રેકર્ડની ખરીનકલો અને શોધ અંગેની તમામ કામગીરી બંધ રહેશે ભુજ અંજાર ગાંધીધામ રાપર ભચાઉ માંડવી જેવા નગરપાલિકા વિસ્તાર માં આવેલી સબ રજિસ્ટ્રાર કચેરીઓ હાલ સદંતર બંધ છે તેમ નોંધણી નિરીક્ષક સબ રજિસ્ટ્રાર ભુજની કચેરી દ્વારા જણાવાયું છે શિતલ વૈશ્નવ મનરેગા કચ્છ જિલ્લા માં કોરોના લોક ડાઉન ને પગલે ગ્રામીણ રોજગારી માં નોંધાયેલા ઘટાડા ને સરભર કરવા માટે મનરેગા હેઠળ મજૂરી આપતા કામ હાથ ધરવામાં આવ્યા છે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નાં નિયામક એમ

તેમણે ઉમેર્યું હતું કે કામ ધંધા સાવ ઠપ્પ થઈ ગયા છે તેવા કોરોના લોક ડાઉન વચ્ચે મનરેગા ની કમાણી મજૂર માટે આશીર્વાદરૂપ સાબિત થશે

આ બધા જ પત્રકારોના કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા